એસ એફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ બી જી બી વચ્ચે મહાનિદેશક સ્તરની વાટાઘાટો આવતા ઓકટોબર મહિનામાં યોજાશે

નવી સરકાર બન્યા પછી શાસન પરિષદની આ પહેલી બેઠક હશે આ બેઠકની કાર્યસુચીમાં વરસાદી પાણીનો સંગ્રહ દ્રષ્કાળની સ્થિતિ અને રાહત કાર્યો મહત્વકાંક્ષી જીલ્લાઓના કાર્યક્રમ કૃષિ સુધારા અને ખાસ કરીને ડાબેરી પ્રભાવિત ઉગ્રવાદવાળા જીલ્લાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને સુરક્ષા સંબંધિત મુદા સામેલ છે શાસન પરિષદ છેલ્લી બેઠકના નિર્ણયો પર કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરશે બેઠકમાં ભાવિ વિકાસ પ્રાથમિકતાઓ ઉપર પણ ચર્ચા કરાશે નીતી આયોગની શાસન પરિષદમાં પ્રધાનમંત્રી બધા રાજયોના મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપ રાજયપાલ અને અન્ય વિશેષ આમંત્રિત સભ્યો સામેલ છે એક સત્તાવાર યાદી મુજબ રક્ષામંત્રી ગ્રહમંત્રી નાણા અને કંપની કાર્યમંત્રી ક્રષિ મંત્રી ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી એકસઓફીશીયો સભ્ય રૂપે ઉપસ્થિત રહેશે શાસન પરિષદ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને અનુરૂપ રાષ્ટ્રીય વિકાસ એજંડાના અમલીકરણમાં ઝડપ લાવવાના ઉદેશ્ય સાથે આંતરક્ષેત્રીય આંતર વિભાગીય અને સંઘીય મુદાઓ પર ચર્ચાનો મંચ છે

શ્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો કે મન કી બાત માટે લોકો પાસે કહેવાનું ઘણુ છે અને આ સંવાદ માટે તેઓ આતુર છે દેશવાસીઓ નમો એપ ફોરમ અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે સીધા જ તેમના સુચનો મોકલી શકે છે

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ભારતીય યાત્રાળુઓના એક ખાનગી જુથને રેલવે પ્રવાસ પુરતા મર્યાદિત વિઝા પોતાની રીતે મંજુર કર્યા હતા વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને કોઈ પણ પ્રતિબંધો વગેરે વિઝા મંજૂર કરવા જણાવ્યું હતું

એસ એફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ બી

બી વચ્ચે મહાનિદેશક સ્તરની વાટાઘાટો આવતા ઓકટોબર મહિનામાં યોજાશે બંને દેશોએ ઢાકામાં આજે સંયુક્ત ચર્ચાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા

એસ એફના વડા રજનીકાંત મિશ્રાના વડપણ હેઠળ બી એસ એફ નું એક પ્રતિનિધિમંડળ હાલ બાંગ્લાદેશની મુલાકાતે છે બંને પ્રતિનિધિમંડળે પરસ્પર વિશ્વાસની ભાવનામાં સલામતી અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરો

કેફી પદાર્થોનો હેરફેર અટકાવવા બીએસએફ બીજીબી જવાનોને સંપૂર્ણ સહાય આપશે તેવી શ્રી મિશ્રાએ બાંગ્લાદેશને ખાતરી આપી હતી

વડીલો પ્રત્યે દુર્વ્યવહારમાં શારિરિક માનસિક અથવા ભાવનાત્મક અને આર્થિક દુવ્યવહાર રૂપે થઈ શકે છે

આ મેચ આજે સાંજે સવા સાત વાગ્યે શરૂ થશે

દરમ્યાન મહિલાઓ માટેની એફઆઇએચ હોકી શ્રેણીની ફાઇનલનો જાપાનના હિરોશીમામાં આજે સવારથી આરંભ થયો છે ભારતીય સમય મુજબ આજે બપોરે અઢી વાગે ભારત અને ઉરૂગ્વે વચ્ચે મુકાબલો થશે આ શ્રેણીની ટોચની બે ટિમો આ વર્ષે યોજાનારી ઓલેમ્પીક કવાલીફાયર માટે પાત્ર ઠરશે

વાવાઝોડાની તીવ્રતા ઓછી હોવાની શકયતા છે અને તે ચક્રવાતી તોફાન અથવા ભારે દબાણમાં ફેરવાઈને ટકરાઈ શકે છે અમદાવાદના હવામાન વિભાગના મહા નિદેશક મનોરમા મોહંતીએ કહયું કે વાવાઝોડ્ કચ્છ અથવા સોરાષ્ટ્રમાં ફરીથી આવશે કેનહી તે નકકી કરવુ ઉતાવળો નિર્ણય હશે તેમણે કહયું કે વાવાઝોડ્ નબળુ પડીને સમુદ્રમાં વિખેરાય જાય દરમિયાન ગુજરાત સરકારે લોકોને નહી ગભરાવા જણાવ્યું રાજયના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહયું કે સરકાર હવામાન વિભાગ સાથે મળીને વાવાઝોડાની ગતિ પર દેખરેખ રાખી રહી છે અને જરૂરી પગલા લઈ રહી છે વાવાઝોડા વાયુએ આ અગાઉ ગુજરાતના દરિયા કિનારાના ગીર સોમનાથ દીવ જુનાગઢ અને પોરબંદરને અસર પહોંચાડતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો બસ ટ્રેન શાળા કોલેજ અને બંદર આજથી ફરી શરૂ થઈ રહયાં છે

રાજયમાં મોબાઈલ નેટવર્ક અને બ્રોડબેન્ડ કનેકટીવીટી વધારવા સરકારે આ નિર્ણય કર્યો છે મોબાઈલ નેટવર્ક માટેની પરવાનગી માટેની અરજી ઉત્તર પ્રદેશ સરકારની ગઈકાલે શરૂ કરાયેલી વેબસાઈટ પર જમા કરી શકાશે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને દુરસંચાર મંત્રી દિનેશ શર્માએ જણાવ્યું કે આ પોર્ટલ દ્વારા દુર સંચાર માળખું વિકસાવવા માટેની જરૂરી મંજુરી પ્રક્રિયા ઝડપી બનશે

તેમણે બિલ્ડરોને મકાન ખરીદનારને આપેલા તેમના વાયદા પુરા કરવા જણાવ્યું મુખ્યમંત્રી ગઈકાલે ત્રણ સ્થાનિક તંત્ર નોઈડા સંસ્થાન ગ્રેટર નોઈડા સંસ્થાન અને ગ્રેટર નોઈડામાં યમુના એકસપ્રેસ વે સંસ્થાના કાર્યો અંગે સમીક્ષા કરી રહયાં હતા તેઓએ બેઠક દરમિયાન ટ્રાફીક વિકાસ અને ઔદ્યોગીક મુદાઓ પર પણ ચર્ચા કરી

એસોસીએશને એક નિવેદનમાં કહયું છે કે જો ડોકટરોની માંગણીઓ નહી માનવામાં આવે તો સોમવારથી એઈમ્સમાં અનિશ્ચિતકાળની હડતાળ શરૂ કરાશે એઈમ્સના બાધ નિવાસી ડોકટરો કામ પર પાછા કર્યા છે પરંતુ તેઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરી રહયાં છે

રાષ્ટ્રીય ખાતર લીમીટેડ એનએફએલના ઉદ્યાનમાં મોટી સંખ્યામાં ચામાચીડીયા મ્રત મળ્યા બાદ આ પગલા લીધા છે ગ્વાલિયર જીલ્લા આરોગ્ય ખાતાએ એક માર્ગદર્શિકા જાહેર કરી છે